આ કાયદો અમલમાં આવ્યા બાદ ભાગેડુ આર્થિક ગુનેગારોને પર અંકુશ લાગશે અને તેઓ કાયદાકીય પ્રક્રિયાથી નહીં બચી શકે

આ નવા કાયદાથી વિજય માલ્યા અને નીરવ મોદી જેવાં મોટા આર્થિક ગુનામાં સામેલ લોકોને દેશમાંથી ભાગવા અને કાયદાથી બચવાના પ્રયાસને રોકવામાં આવશે આ નવા કાયદા હેઠળ વિશેષ અદાલતને કોઈપણ વ્યક્તિને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા અને તેની બેનામી તથા અન્ય સંપત્તિઓને જપ્ત કરવાનો અધિકાર રહેશે આ કાયદો કહે છે કે જપ્તી આદેશની તારીખથી જપ્ત કરવામાં આવેલી તમામ સંપત્તિઓનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે

આ મંજુરી મંત્રાલયની સંશોધનને પ્રોત્સાહન આપતી યોજના ઈમ્પ્રિન્ટ બે હેઠળ મંજુર કરાઈ છે

ગઈકાલે દિલ્હીમાં મળેલી મંત્રાલયની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો

જે આગામી બે ત્રણ દિવસમાં ખેડૂતોને ચૂકવી દેવાશે સંજય પ્રસાદે ઉમેર્યુ કે ખેડૂતો પાસેથી ચણા રાયડા તુવેર સહિતની જે ખરીદી થઇ રહી છે તેની ચૂકવણી કેન્દ્ર સરકાર દ્વારા નાફેડને કરવામાં આવે છે પરંતુ કેટલાક કારણોસર ચૂકવણીમાં મોડુ થઇ રહ્યું છે ત્યારે રાજ્યના ખેડૂતોને સમયસર પૈસા મળી રહે તે માટે રૂા

કેન્દ્ર સરકાર દ્વારા આ ખરીદી માટે નાણાં જ્યારે મળશે ત્યારે રાજ્ય સરકારને આ નાણા સરભર કરવામાં આવશે

જેમાં વલસાડ ખાતે બે પ્રોજેકટનું લોકાર્પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ લોકો માટે બનાવાયેલા આવાસોનું લોકાર્પણ તેમજ ધરમપુર પાણી પુરવઠા જુથ યોજનાનું લોકાર્પણ જેવા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

આ ઉપરાંત પિતૃત્વનીરજાનો લાભ કર્મચારી અધિકારીને નિમણૂંક તારીખથી મળવાપાત્ર થશે અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાસહાયકો સહિત ફિકસ પગારના કર્મચારીઓને પણ બે બાળક સુધી પ્રસુતિ રજાનો લાભ મળવાપાત્ર છે

અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા તમામ લોકો મજૂર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે

જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસે અકસ્માતે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

તો ભચાઉ તાલુકાના કબરાઉ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડતા બાઈક સવાર યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું